પ્રધાનમંત્રીએ લોકડાઉન દરમ્યાન પર્યાવરણમાં થયેલા સુખદ સુધારાના ઉદાહરણો આપીને જૈવ વિવિધતાનું જતન કરવાની અપીલ કરી હતી નેહ્લ ઠક્કર મ્ ખ્યમંત્રી મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણી એ રાજ્યના નાગરિકો પ્રજા વર્ગોને પરીવહનની સુવિધાનો પુરતો લાભ મળે તે અન્વયે રાજ્ય સરકાર ધ્વારા સોશિયલ ડીસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલય ના દિશા નિર્દેશ અનુ સાર એસ ટી બસોનું રાજ્ય વ્યાપી સંયાલન શરૂ કરવા એસ ટી તંત્ર ને પ્રેરિત કર્યું છે આ અનુ સાર ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આજથી શરુ કરવામાં આવશે

સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેમેન્ટમાઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુદત લંબાવવામાં આવેલ છે અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી કચ્છ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી

વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખીને આપવામાં આવેલી સૂ યનનો કડક અમલ કરવા પણ જણાવવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં જો કોઈ વ્યક્તિ દરિયામાં મછીમારી કરતા જણાય આવશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ તમામ બોટ માલિકોએ તેમની બોટ સલામત જગ્યાએ લાંગરવા તેમજ નુ કસાન ન થાય તે રીતે રાખવા સૂ યના આપવામાં આવે છે